દેશભરમાં ધાર્મિક ઉત્સાહ સાથે મહાવીરજયંતિની ઉજવણી થઇ રહી છે

પણ તામીલનાડુમાં વેલ્લોર બેઠકની ચૂંટણીમાં વ્ધુ નાણાં શક્તિના ઉપયોગ બદલ આ બેઠકની ચૂંટણી રદ કરવામાં આવી હતી આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઇ ત્રિપૂરા પૂર્વ બેઠક પરનું મતદાન સ્થગિત કરાયું હતું જે હવે ત્રીજા તબક્કામાં થશે

આશરે છ કરોડ મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરશે મતદાન સવારના સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી ચાલશે મદ્દરાઇમાં પ્રસિદ્ધ કાલાઝગર તહેવારને કારણે મતદાનનો સમય રાતના આઠ સુધી વધારવામાં આવ્યો છે મહારાષ્ટ્રમાં મતદાતાઓને સુરક્ષા અને સલામતિ પૂરી પાડવા તેમજ વિશ્વાસનું વાતાવરણ વધારવા સુરક્ષા જવાનોને ફરજ ઉપર તૈનાત કરાયા છે

અમારા ગૌહતીના સંવાદદાતાનો અહેવાલ છે કે આસામના કેટલાક સ્થળોએ વેબકાસ્ટીંગ અને વિડિયો રેકોર્ડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે દિવ્યાંગ મહિલાઓ અને વુદ્ધ મતદારો સહેલાઇથી મતદાન કરી શકે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરાઇ છે બધી જ પાંચ બેઠકો ઉપર સીધેસીધો અથવા ત્રિકોણીયો જંગ જામશે બિહારમાં પૂર્ણિયા કિશનગંજ કટિહાર ભાગલપુર અને બાંકામાં બીજા તબક્કામાં મતદાન થશે

અને ત્યાં માઇક્રો ઓબ્ઝર્વર દ્વારા સીધેસીધી દેખરેખ રખાશે આ દરમ્યાન ત્રીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર વેગવાન બની રહ્યો છે

વરિષ્ઠ ભાજપા નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના માધા ખાતે રેલી યોજી હતી તેમણે કહ્યું કે તાજેતરના કરા સાથેનો વરસાદ અને આંધીનો ભોગ બનેલા ખેડ્રતોની સાથે સરકાર ખડે પગે ઉભી છે પ્રધાનમંત્રીએ કહ્યું કે એનડીએ સત્તામાં આવશે તો પાણીની સમસ્યાને હલ કરવા ટોચઅગ્રતા આપશે તેમણે કહ્યું કે નવા જળશક્તિ મંત્રાલયની રચના કરાશે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગઇકાલથી કેરાલામાં પ્રચાર કરી રહ્યા છે આજે વાઇનાર ખાતે સંબોધતાં શ્રી ગાંધીએ કહ્યું કે વાઇનાડના લોકો સાથે થોડાક મહિના માટે નહિં પણ જીવનભર સંબંધ જાળવવા માંગે છે

પક્ષે ભોપાલ સંસદિય બેઠક ઉપર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકરને ઉભા રાખ્યા છે તેમનો મુકાબલો કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહ સામે થશે વિદિશા બેઠક પરથી રમાકાંત ભાર્ગવ જયારે ગુના બેઠક પરથી ડોકટર કે

યાદવ ચૂંટણી લડશે મધ્યપ્રદેશની સાગર બેઠક પરથી રાજબહાદુર સિંગને ટિકીટ આપવામાં આવી છે

વી

નરસિમ્હાએ નવી દીલ્હીમાં જણાવ્યું કે ગેહલોતે કરેલી આ કથિત ટિપ્પણી બદલ કોંગ્રેસે માફી માંગવી જોઇએ પક્ષે ચૂંટણીપંચને ગેહલોત વિરૂદ્ધ નોટીસ આપવા અને કોઇપજ્ઞ રાજકીય પક્ષ રાષ્ટ્રપતિની ટીકા કરતી ટિપ્પણી ન કરે તે માટે સૂચના જારી કરવા અપીલ કરી છે

તેમણે પક્ષના સભ્યપદેથી રાજીનામું આપી દીધેલું છે ફાતમીએ મહાગઠબંધનના ઉમેદવાર સામે મ્ધ્રબની સંસદિય બેઠક પરથી અપક્ષ તરીકે ચ્રંટણી લડવાની જાહેરાત કરી છે દરમ્યાન આરજેડી નેતા તેજસ્વીપ્રસાદ યાદવે જણાવ્યું કે પક્ષ વિરોધી પ્રવૃત્તિમાં સામેલ હોય તેઓની સામે કડક પગલાં ભરાશે

નાયકની ખાસ નિરીક્ષક તરીકે નિમણુંક કરી છે સત્તાવાર રીતે જણાવાયું કે નાયક લોકસભા ચ્રંટણીના પાંચેય તબક્કાની ચૂંટણી પર નજર રાખશે ચૂંટણીપંચે રાજયમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી હાથ ધરવા વિવેક દુબેની ખાસ પોલીસ નિરિક્ષક તરીકે નિમણુંક કરી છે

રાજસ્થાનમાં રાહત સચિવ આશુતોષ એ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન મણિપુર અને દેશના અન્ય ભાગોના વિસ્તારોમાં વરસાદ અને આંધીને કારણે મૃત્યુ પામનારના નજીકના વારસદારોને દરેકને બે લાખ રૂપિયાની ઉચ્ચક રકમની સહાય આપવાની જાહેરાત કરી છે કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે કેન્દ્ર સરકાર ભારે વરસાદ અને આંધીથી અસર પામેલા સૌને શક્ય તમામ સહાય કરશે ટ્વીટમાં શ્રી સિંહે કહ્યું કે રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત અને દેશના કેટલાક ભાગોમાં આંધી અને વરસાદને કારણે કીંમતી જાન ગયા છે તે બાબતે ભારે દુઃખ અનુભવું છું કોંગ્રેસ અધ્યક્ષ રાહલ ગાંધીએ ગુજરાત રાજસ્થાન મણિપુર મધ્યપ્રદેશ અને દેશના કેટલાક ભાગોમાં વાવાઝોડાને કારણે જે લોકોએ જાન ગુમાવ્યા છે તે અંગે દુખ વ્યક્ત કર્યું છે

જૈનો માટે આ પવિત્ર દિવસ છે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ મહાવીર જયંતિ નિમિત્તે શ઼ુભેચ્છાઓ પાઠવી છે ભગવાન મહાવીરના અનુયાયીઓ પ્રાર્થના પ્રસાદ અને શોભાયાત્રા દ્વારા ઉજવણી કરી રહ્યા છે

બિહારમાં પણ મહાવીર જયંતિનો મુખ્ય સમારોહ નાલંદા જિલ્લામાં તેમના જન્મસ્થળ કુંડલપુરમાં આયોજીત કરવામાં આવ્યો હતો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે શ્રૂભેચ્છાઓ પાઠવી છે

આજના દિવસે સમગ્ર બાંગ્લાદેશમાં રાજકીયપક્ષો સામાજિક અને સાંસ્ક્રતિક સંગઠનોએ અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું આ પ્રસંગે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ લોકોને દેશને ગરીબી નિરક્ષરતાથી મુક્ત કરવા અપીલ કરી હતી